દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવૃતાછિ

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઈકર્મીઓ સાથે પણ વાતચીત કરશે

સ્વચ્છ સર્વક્ષણ એ વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા સર્વેક્ષણ છે

તેમણે કહ્યું કે આ વાહકજન્ય રોગોની મોસમ છે માટે વધુ સાવધાની રાખવી જરુરી છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત લોકોની દેખભાળ કરી રહી છે નેહલ ઠક્કર કુચ્છ એનસીસી કેડેટસ તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નેશનલ કેડેટસ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે ગુજરાત એનસીસી નિર્દેશાલયમાં સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે

કોરોનાને પગલે શિવાલયોમાં સાદગીથી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રાવણ માસના છેલ્લા દિને ભુજના વિવિધ શિવાલયોને શણગારવામાં આવ્યા હતા અને શિવભક્તો દ્વારા છેલ્લા દિવસે ભોળાનાથને મનાવવા દ્વધાભિષેક અને જળાભિષેક કરાયો હતો

અહીં વિવિધ સમુદાયોએ પોતાની આગવી કલા જાળવી રાખી છે ત્યારે જિલ્લાની હસ્તકલા અને કારીગીરીના સંવર્ધન સંશોધન અને વિકાસ માટે કાર્ય કરતી પાંચ જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા હસ્તકળા વેંચાણ કેન્દ્રનો ભૂજ ખાતે પ્રારંભ કરાયો છે

અને હવે આ રણતીડના બચ્યાંઓ કાળાડુંગરથી પગપેસારો કરી પચ્છમની ખેતીને નુકસાન કરશે એવું ખેડૂતોને પહેલેથી જ સંભવિત અનુમાન સાયું પડી રહ્યું છે નાના દિનારાનો સીમાડો અને રતડિયાના બાંડી નદીનાઆસપાસ ખેતરો વાડી વિસ્તારસહિતના ખેતરોમાં રણતીડના નાના નાના બચ્યાં વીંછી અને તરકીડી વિ નાના નાના એરંડાઓમાં વીસેક દિવસની વાવણી બાદ બેથી ચાર ઇંચના નાના છોડને નિશાને લેતા આ નાના નાના એરંડાના પાનને કોરી ખાવાની શરૂઆત કરતા પહેલેથી જ ખેડૂતોની આશંકા અને ચિંતાઓમાં ઓર વધારો થયો છે નેહલ ઠક્કર હોલ ટીકિટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી રપમી ઓગસ્ટે લેવાનારી ધો

પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી શાળાના નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ મેઈલ આઈડી દ્વારા લોગઈન કરવાનું રહેશે આ અંગે વિદ્યાર્થીઓ પોતાની શાળાનો સંપર્ક પણ કરી શકે છે નેહલ ઠક્કર ખેડૂત આઈ પોર્ટલ બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડ઼તો આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે